પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

ના યબ મુખ્યમંત્રી નિતિન પટેલે આજે આ ચેતવણી આપીને જણાવ્યું છે કે આવી હોસ્પિટલો સામે મહામારી સમાપ્ત થયા બાદ પણ કાયમી રીતે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

ડી સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરીકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

આ તબીબોએ રાજ્ય સરકારને ઈ મેઈલ દ્વારા ભલામણ કરેલ દર્દીઓની જાણ રાજ્ય સરકારને કરવાની રહેશે શ્રી પટેલે ઉમેર્યૂં કે કોરોના સામે અપાતા ટોસિલિઝમેબ ઈન્જેક્શન મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે આ ઈન્જેક્શન તમામ કોરોના દર્દીઓને આપવાના હોતા નથી જરૂરિયાત હોય તેવા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા આ ઈન્જેક્શન વિના મુલ્ચે અપાય છે

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે અમદાવાદ જિલ્લામાં રિવર્સ ક્વોરંટિન અમલી બનાવીને કોરોનાની તીવ્રતાને ઓછી કરાઈ છે રિવર્સ ક્વોરંટિન જેમને ચેપ લાગવાનો સૌથી વધુ ખતરો છે તેવા સમાજના યોક્કસ વયજુથના લોકોને અલિપ્ત કરવાની પ્રક્રિયા છે

કેન્સર હૃદયના દર્દીઓ રોગપ્રતિકારક શક્તિ નબળી હોય નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો નો આમાં સમાવેશ કરવામાં આવે છે તેઓએ જણાવ્યું કે ગ્રામયોદ્વા કમિટી અમદાવાદ જિલ્લાની પહેલ હતી જેની ભારત સરકારે પણ નોંધ લીધી છે ગ્રામ યોદ્ધા કમિટીમાં સરપંચ તલાટી સામાજિક કે ધાર્મિક આગેવાન એક શિક્ષકે એક કોન્સ્ટેબલ અને એક આરોગ્ય કર્મીનો સમાવેશ કર્યો હતો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના છેવાડાના માનવીને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મુખ્ય પ્રવાહમાં જોડવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે

દેશના કરોડો નાગરિકોને પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાના નિશ્ચય સાથે જળ શક્તિ મંત્રાયલ નું નિર્માણ કરવામાં આવ્યું છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાધાણીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનના ભાજપાના કાર્યકરો સેવાકીય સંસ્થાઓનો કોરોના મહામારીના સમયમાં જરૂરિયાતમંદોની ખડે પગે રહી સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં જરૂરિયાતમંદોને ભોજન રાશન કીટ માસ્ક સેનીટાઈઝરના વિતરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેનો મને આનંદ છે

આવો આપણે સૌ સ્વદેશી ઉત્પાદનોનો વધુ ને વધુ ઉપયોગ કરીએ લોકલ ને વોકલ બનાવીએ સમગ્ર વિશ્વને આત્મનિર્ભર શક્તિશાળી અને ઉન્નત ભારતના દર્શન કરાવીએ

રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીના ક્રમમાં થયેલા સતત વધારા પર શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ યુનિવર્સિટીના તમામ અધ્યાપકો અને અધિકારીઓને વિશેષ અભિનંદન પાઠવતા જણાવ્યુ કે ગુજરાત યુનિવર્સિટીએ ફરી એકવાર લાખો વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષા ની ફેકલ્ટી અને ઈન્ફાસ્ટ્રક્યર સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને દેશમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા ઘણા વર્ષોમાં લાખો નાગરિકોને સુગમ શિક્ષણ પ્રાપ્ત કરવાની બાબતમાં ફૂદકો લગાવ્યો છે ગુજરાત યુનિવર્સિટીએ નિથમિત ડિગ્રી પ્રોગ્રામો ઉપરાંત ભાવિ કાર્યક્રમો અને વિવિધ પહેલ પણ રજૂ કરી છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માટેની ભાવિ યોજના વિશે વાત કરતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગુજરાત યુનિવર્સિટીને દેશની અને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક બનાવવા માટે કટિબદ્ધ છે કાર્યકારી કુલપતિ ડો જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે આ રેન્કિંગ ગુજરાત યુનિવર્સિટીને નવીનતા શિક્ષણ અભિગમ ડિજિટલાઈઝેશન અને વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા નવા કાર્યક્રમો રજ્ કરવા પ્રોત્સાહન આપે તેવું છે ગુજરાત યુનિવર્સિટીના તે સમયના કુલપતિ ડો હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે આ રેન્કિંગ આપણી પ્રક્રિયાઓનું આધુનિકીકરણ અને યુનિવર્સિટીના સમાજ અને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડાવા માટેના યુનિવર્સિટીના પ્રયત્નોનું પ્રતિબિંબ છે

બાળકો માટે આ ઇ સમર કેમ્પ ઓનલાઈન ગેમિંગ ટૂલ્સ શીખવાની અને ગેમ પ્લેચરને બદલે ગેમ મેકર બનવાની શ્રેષ્ઠ તક છે ઉલ્લેખનિય છે કે ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને કંઈક નવું શીખવા આતુર હોય છે